ભારતનું કહેવુ છે કે આ કાશ્મીર એકમો ફિંસાને પ્રોત્સાફન આપે છે વિદેશ રાજયમંત્રી વી મુરલીધરને ગઇકાલે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોફમ્મદ કુરેશીએ પાકિસ્તાનના વિદેશમાં રહેલી મિશનોને કાશ્મીર સેલ સ્થાપવાનો નિર્દેશ આપ્યો છે શ્રી મુરલીધરને આ સેલની વિગતો આપીને સંબંધિત દેશોને તેના કારણે ઉભા થતાં ખતરાને ધ્યાનમાં લઇને તેમની સામે કાર્યવાહી કરવાની વિનંતી કરી છે તેમણે કહ્યું કે ભારત સરકારે સરહદ પારથી ભારત સામે આતંકવાદી પ્રવૃતિને અપાતું પ્રોત્સાફન અને ભારત વિશેના દુષ્પ્રયાર બાબતે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન દોર્યુ છે

સંસદ અને રાજયવિધાનસભાઓમાં આ બંને શ્રેણીઓને અપાયેલ અનામતની મુદત આગામી રપમી જાન્યુઆરીએ પુરી થવાની છે

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહયું છે કે સુચિત વિધેયક દેશના હિતને ધ્યાનમાં રાખે છે અને એ શકય એટલી વહેલી તકે સંસદમાં રજુ કરાશે

આ સુધારા મુજબ અફઘાનીસ્તાન બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાંથી ગેરકાયદેસર રીતે પાછા ફરેલા ભારતીયોને નાગરીકત્વ આપવાની જોગવાઇ છે જેમાં હિંદુ ઉપરાંત શિખ બૌધ્ધ પારસી અને ખ્રિસ્તી લોકોનો સમાવેશ થાય છે સુચિત ખરડામાં છ ધર્મોના લોકો માટે નાગરીકત્વ માટે અગીયાર વર્ષનો માપદંડ ઘટાડીને છ વર્ષ કરવામાં આવ્યો છે અગાઉ લોકસભાએ આ ખરડો પસાર કર્યો હતો પણ રાજયસભામાં તેને હાથ ધરી શકાયો ન હતો ફવે સંસદના શિયાળુ સત્રમાં તે ફરીથી રજુ થાય તેવી સંભાવના છે કોંગ્રેસ ટીએમસી અને ડાબેરી પક્ષોએ આ ખરડાની જોગવાઇઓ સામે વિરોધ દર્શાવ્યો છે મંગળવારે ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પક્ષના બધા જ સાંસદોને આ ખરડો ગૃહમાં રજુ થાય ત્યારે હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે

લોકસભાએ આ વિધેયકને અગાઉ માન્યતા આપી હતી

તેમણે કહયું કે સંબંધિત જમીનને સંબંધિત પરીવારની મહિલા અથવા મહિલા અને પુરૂષના સંયુકત નામે નિયમીત કરાશે શ્રી પુરીએ કહયું કે પાટનગરના કેટલાક વિસ્તારોમાં અનૌપચારિક વસાહતોમાં રહેતા લોકોને પાકા મકાનો આપવા અંગે એનડીએ સરકાર વિયારણા કરી રહી છે ટીએમસીના ડોલા સેને આ વિઘેથકને વધુ યકાસણી હેતુથી સ્થાયી સમિતિને રીફર કરવાની માંગણી કરી હતી આમ આદમી પાર્ટીના સંજયસીંહ અને કોંગ્રેસના ક્રમારી શૈલજાએ આ વિધેયકને રાજકીય હેતુવાળુ ગણાવ્યું હતું

ડુંગળીની વધતી જતી કિંમતોને નિયંત્રણમાં લેવા સરકાર હસ્તકની એમએમટીસીએ ડુંગળીની આયાત કરવાનો નિર્ણય લીધો છે

મંત્રાલયે જણાવ્યું છે કે ડુંગળીની આયાત અને તેના રાજયોમાં પધ્ધતિસર વિતરણ માટે એક સંકલન સમિતિની રચના કરવામાં આવી છે

શનિવારે યોજાનારી યુંટણીમાં ઇસ્ટ સિંઘભૂમ વેસ્ટ સિંઘભૂમ સરાયકેલા સહિત સાત જીલ્લાઓની વીસ બેઠકો પર મતદાન થશે આજે જાહેર પ્રચારના છેલ્લા દિવસે મુખ્યમંત્રી રધુબર દાસ ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે

નડૃા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યુંટણી સભાઓને સંબોધશે ઝારખંડ મુકતી મોરયાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન ઝારખંડ વિકાસ મોરચાના અધ્યક્ષ બાબુલાલ મારાંડી અખિલ ઝારખંડ વિદ્યાર્થી સંઘના વડા સુદેશકુમાર મહાતો પણ આજે જાહેર રેલીમાં સંબોધન કરશે

આ પેટા ચુંટણીમાં મતદાન સાંજે સાત વાગ્યા સુધી યાલશે કોંગ્રેસના ચૌદ અને જેડીએસ પક્ષના ત્રણ બળવાખોર ધારાસભ્યો ગેરલાયક ઠરાવવામાં આવતાં આ પેટા ચુંટણી જરૂરી બની છે અન્ય બે બેઠકો ઉપર જીતેલા ધારાસભ્યો સામે કાયદેસર કાર્યવાહી યાલી રહી હોવાથી આ બેઠકોની પેટા યુંટણી યોજાવાની નથી

વિસ્ફોટ બાદ ફાટી નીકળેલી ભીષણ આગમાં બળી જવાથી ઘણા મૃતદેહોની ઓળખ થઇ શકતી નથી તેથી લાપતા ભારતીથો મૃત્યુ પામ્યા હોય તેવી પણ આશંકા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ધટના અંગે ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી છે તેમણે ટવીટર ઉપર દુર્ધટનામાં મૃત્યુ પામેલાઓના પરીવારજનોને સાંત્વના આપી છે તથા ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે

દરમિયાન વિદેશ મંત્રીય એસ